ગ જરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત મુલાકાત આવ્યા છે આજે સવારે અમદાવાદ હવાઈમથક પર પ્રધાનમંત્રીનું રાજયપાલ દેવવ્રત આચાર્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય મહાનુ ભાવો ક્રારા સ્વાગત કરાયુ હતું ત્યારબાદ તેઓ ગાંધીગનર ગયા હતા જયાં તેમણે પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈતેમને શ્રધ્ધાંજલિ આપી હતી પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ અવસાન પામેલ સંગીતકાર બેલડી અને ભાજપ નેતા મહેશ કનોડીયા અને નરેશ કનોડીયાને પણ શ્રધ્ધાંજલિ આપી હતી

આરોગ્ય વન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયા ખાતે પહોંચ્યા છે શ્રી મોદીએ કેવડિયા ખાતે આરોગ્ય વનનો શુ ભારંભ કરાવ્યો છે

પ્રધાનમંત્રી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રીવરફન્ટ વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવાનો પણ શુભારંભ કરાવશે પોતાની બે દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી અનેક વિકાસ પરિયોજનાઓનો પણ શુભારંભ કરાવશે જેમાં સરદાર પટેલ જિયોલૉજીકલ પાર્ક એકતા મૉલ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત જીવન વચ્ચે બોટ સેવાનો શુભારંભ પણ કરાવશે

કુકમામાં રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા દીવડા તૈયાર થઇ રહ્યા છે

આ દીવડો પ્રગટે છે ત્યારે તેના ધુમાડા જીવાણુઓને દૂર કરે છે

ત્યારે ઈદે મિલાદુન્નબી પુર્વ નિમિતે સર્વે બિરાદરોને મુબારકવાદી આપતા અલ્હાજ સૈયદ અહમદશા બુખારી મુ ફતી એ કચ્છ એ જણાવ્યુ ફતું કે પચંગબરે ઈસ્લામ ફઝરતે મોફમ્મદે જન્મદિનની ખુશી સાથે ઉજવણી થશે પયંગબરે જગતને આપસમા પ્રેમદયા અને ભાઈયારો રાખી ગુનાહિત કામોને તિલાંજલી આપીને નેકીના કાર્યો કરવાનો સંદેશ છે તેનું અનુ સરણ કરવુ જોઈએ દરમ્યાન કચ્છમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્રારા ગરીબનિરાધાર વ્યક્તિઓ તેમ દર્દીઓની મદદ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી